પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ વિધાનસભાના પાંચમાં તબક્કાનું મતદાન સુચારૂ રૂપે પૂરૂ થયું

આંધ્રપ્રદેશના તિરુપતિ અને કર્ણાટકની બેલગામ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થઇ ચૂક્યું છે

તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિકાસના પંથમાં અડચણ રૂપ બની રહ્યા હોવાનો આરોપ મુક્યો હતો શ્રી મોદીએ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર રાજ્યમાં ટોળકી રયવાનો અને માફિયા રાજ ચલાવી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો પ્રધાનમંત્રીએ સંબોધનમાં જણાવ્યું કે જો ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવશે તો રાજ્યમાં કેન્દ્ર દ્વારા યાલતી તમામ યોજનાઓ લાગુ કરાશે

તેમણે કોવિડનું સંક્રમણ રોકવા નિયંત્રણ અને તેના વ્યવસ્થાપન અંગે લીધેલા પગલાંઓની સમીક્ષા કરી હતી ડોકટર હર્ષવર્ધને જણાવ્યું હતુ કે કોવિડના કેસોની સામે રાજ્યોને ઓક્સિજન સુવિધાયુક્ત હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા ઓક્સીજન વેન્ટીલેટર અને રેમડેસીવીર ઇન્જેક્શન મુદ્દે આરોગ્યમંત્રીઓની બેઠકમાં સમિક્ષા કરી હતી ડોક્ટર ફર્ષવર્ધને ખાતરી આપી હતી કે સરકાર કોવિડ રોગયાળા સામેના પડકારોનો સામનો કરવા માટે સજ્જ છે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

આ ઉપરાંત કાળા બજાર અને સંગ્રહખોરી કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે

તેમણે જે તે શહેરોના પદાધિકારીઓને શહેરની હોસ્પિટલોને તેની આસપાસના નાના જીલ્લાઓમાં સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો

વિવિધ મંત્રાલયોના ટોચના અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે

મનસુખ માંડવિયાએ કોરોના સામેની લડતમાં સરકાર સાથે હાથ મિલાવવા બદલ દવા બનાવતી કંપનીઓનો આભાર માન્યો છે

માંડવિયા રેમડેસીવીર કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર સતત મહારાષ્ટ્ર સરકાર તથા અધિકારીઓના સંપર્કમાં છે અને રેમડેસીવીરનો જથ્થો પ્રરો પાડવામાં મદદરૂપ થઇ રહ્યા છે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના આરોપોના ટવિટર મારફતે વળતો જવાબ આપતાં આમ જણાવ્યું હતું

તેઓ તેને વેચવાની પરવાનગી માંગી રહ્યા છે પરંતુ કેન્દ્ર સરકાર અનુમતી આપતી નથી શ્રી માંડવિયાએ આ આરોપ તકલીફ દાયક છે

રેમડેસીવીરનો પુરવઠો સુરક્ષિત કરવો એ સરકારની પ્રાથમિકતા છે

ય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓ એ દિલ્હી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ હોસ્પિટલ ફરીથી શરૂ કરવામાં માટેની તૈયારી પૂર્ણ કરી છે કોવિડ કેસ ઘટતાં આ હોસ્પિટલની સુવિધા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં બંધ કરવામાં આવી હતી તે હવે કેસ વધતાં ફરી શરૂ કરાશે

જે ડીઆરડીઓની સાથે આરોગ્ય વિભાગ ગૃહ મંત્રાલય અને ટાટા ગુપના સહયોગથી ગત વર્ષ જુલાઇ મહિનામાં આ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી હતી

તેમણે કહ્યું કે વેક્સીન સમાનરૂપમાં બઘા સુધી પહોંચાડવી એ એક પડકારરૂપ કાર્ય છે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

દેશમાં કોરોનાના સંક્રમણમાં છેલ્લા કેટલાક દિવસથી વધારો થયો છે

અભિનેત્રીની સાથોસાથ તેઓ સાંસદ પણ રહી ચુક્યા હતા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ અને પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રસિધ્ધ અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો

ચિદમ્બરમ સ્ટેડિયમ પર મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થઇ રહ્યો છે થોડીવાર પહેલાં મુંબઇના સુકાનીએ ટોસ જીતીને પહેલાં બેટીંગ પસંદ કર્યું હતું